ગૃહમંત્રી અમિત શાહ નાગરિકત્વ સુધારા ધારો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી પત્રક અંગે લોકજાગૃતિ કેળવવાના રાષ્ટ્રીય અભિયાનનો આજે રાજસ્થાનના જોધપુરમાં પ્રારંભ કરાવશે

સીડિએસ જનરલ બિપિન રાવતે સેનાની ત્રણેય પાંખો વચ્ચે નિર્ધારીત સમયમાં સમન્વય અને એકતા મજબુત બનાવવા પોતાની ભલામણો જણાવવા ત્રણેય પાંખોના વડાઓને અનુરોધ કર્યો છે

કેન્દ્ર સરકારે કોટામાં ભુલકાંઓના વધુ મૃત્યુ ન થાય તે હેતુથી શક્ય તમામ

સાઉદી અરેબિયા અને બહરીને ઈરાકના બગદાદમાં અમેરિકન રાજદૂતાવાસ

આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી અને એન્જીનિયરિંગ સુવિધા મેપ એટલે કે આઈ સ્ટેમ પોર્ટેલને પણ કાર્યરત કરશે સંશોધકો પોતાના સંશોધનને લગતી સુવિધાઓ ભારતમાં ક્યા ઉપલબ્ધ છે તેની વિગતો આ પોર્ટલ દ્વારા મેળવી શકશે બેંગલુરૂમાં આજથી પાંચ દિવસ સુધી યોજાનાર વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ છે વિજ્ઞાન ટેકનોલોજી અને ગ્રમીણ વિકાસ દેશ વિદેશના નોબેલ પુરસ્કાર વિજેતાઓ વૈજ્ઞાનિકો સંશોધકો શિક્ષણ વિદો વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ મળી પંદરસો લોકો આ વિજ્ઞાન સંમેલનમાં ભાગ લેશે

નોબેલ પુરસ્કાર વિજેતા અને જર્મન વિદ્વાન પ્રોફેસર સ્ટીફન હેલ સહિત જાણીતા લોકોના ચાર વક્તવ્યો પણ યોજાશે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રે વિકાસ તથા ખેડૂતો વિજ્ઞાન સંમેલન ભારતીય વિજ્ઞાન સંમલનના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહ્યું છે

ગૃહમંત્રી તરીકે પદભાર સંભાબ્યા પછી શ્રી અમિત શાહની રાજસ્થાનમાં આ પ્રથમ જાહેરસભા હશે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાંથી ઘણા નાગરિકો જોધપુરમાં આવીને વસ્યા છે અને તેઓ ભારતનું નાગરિકત્વ મેળવવા ઉત્સુક છે

ગઈકાલે કર્ણાટકના ટુમકુરૂમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતીઓ હંમેશા ધાર્મિક સતામણીનો ભોગ બની રહ્યા છે ત્યારે તેમને મદદ કરવી એ ભારતની ફરજ બને છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિજાણુ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજાનાના છ કરોડ લાભાર્થીઓને બાર ફજાર કરોડ રૂપિયાનો ત્રીજો ફપ્તો આપ્યો હતો તેમણે આશા વ્યક્ત કરી હતી કે જે રાજ્યોએ આ યોજના અમલમાં મૂકી નથી તેઓ આ વર્ષે આ યોજના અમલમાં મુકશે

ગઈકાલે યોજાયેલા બીજા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં સલામતી ક્ષેત્રની પ્રણાલીના વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવી પાંચ યુવા વૈજ્ઞાનિકો પ્રયોગ શાળાઓનું લોકાર્પણ કર્યું હતું

આમ થવાથી મુસાફરોને એક જ હેલ્પલાઈન નંબર યાદ રાખવો પડશે તથા તેમની મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ શક્ય બનશે

શ્રી હર્ષવર્ધને કહ્યું છે કે આ બનાવ અંગે સર્વગ્રાહી અભ્યાસ કરીને ઝડપી પગલા લેવા માટે ટોયના બાળ રોગ નિષ્ણાતોની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી છે આરોગ્ય મંત્રાલય દ્વારા રાજસ્થાનમાં મોકલવામાં આવેલી આ ટીમમાં જોધપુરની એઈમ્સના નિષ્ણાતો અને જયપુરની આરોગ્ય સેવાના પ્રાદેશિક નિયામકનો પણ સમાવેશ થાય છે આ સમિતિ આજે કોટા પહોંચશે

શ્રી પ્રધાને ગઈકાલે નવી દિલ્ફીમાં યોજાયેલા ઓપન એકરેજ લાઈસન્સીંગ પ્રોગ્રામ વખતે કોન્ટ્રાક્ટ ઉપર ફસ્તાક્ષર કરવાના કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું

ઉલ્લેખનિય છે કે અમેરિકાના દળોએ કતૈબ હિઝબુલ્લાહ જથ ઉપર હવાઈ હ્મલાઓ કર્યા બાદ ઈરાન સમર્થિત લડવૈયાઓએ ગત મંગળવારે બગદાદ ખાતે આવેલ અમેરિકન રાજદૂતાવાસ ઉપર હ્મલો કર્યો હતો સાઉદી અરેબિયાના વિદેશ બાબતોના મંત્રાલયે આ પ્રકારના હુમલાને આંતરરાષ્ટ્રીય ધારાધોરણી અને સંધીના ભંગ સમાન ગણાવ્યો બહરીને સત્તાવાર યાદીમાં ઈરાકના બધા જ પક્ષોને જવાબદારી અને સંયમથી વર્તવાનો અનુરોધ કર્યો છે બહરીને ઈરાકમાં સ્થિરતા અને સલામતી સ્થાપવાના ઈરાકી સરકારના પ્રયાસોને સમર્થન જાહેર કર્યું છે

આવતીકાલે યોજાનાર ઉદઘાટન સમારંભમાં જાણીતા ગાંધીવાદી વિદ્વાન ગીરીશ્વર મિશ્રા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

આસામ રમતગમત સત્તામંડળના વડા ઓમકાર કેડિયા તથા સમાજ કલ્યાણ વિભાગના સયિવ હેમંત દાસે ગઈકાલે આકાશવાણી ગુવાહાટીના ટોક શોમાં ભાગ લેતા આ માહિતી આપી હતી

શ્રી કેડિયાએ આશા વ્યક્ત કરી હતી કે ખેલકૂદની આ મુળભૂત સુવિધાઓ યુવા પ્રતિભાઓને પોતાના સપના સાકાર કરવામાં મદદરૂપ બનશે

ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી મહેસુલ વિભાગની સમિક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો મુખ્યમંત્રીએ આસામના એક લાખ જમીન વિહોણા લોકોને જમીનની ફાળવણી કરવાનો નિર્ધારિત કરેલો લક્ષ્યાંક હાંસલ કરી શકાય તે માટે યોગ્ય પગલાં લેવાનો મહેસૂલ વિભાગને નિર્દેશ આપ્યો હતો